પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

અંદાજપત્ર સત્ર આગામી પહેલી એપ્રિલ સુધી યોજાશે રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર ડીઝીટલ માધ્યમથી પેપરલેશ અંદાજ પત્ર રજૂ કરવામાં આવશે આ અંદાજપત્ર દરેક વ્યક્તિને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે નાણાં મંત્રી નિતિન પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો હતો

જેમાં બજેટ દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રીશ્રીનું બજેટ પ્રવચન અને બજેટ અંગેના સમાયારો જોઈ શકાશે આ ઉપરાંત અંદાજપત્રની મહત્વની બાબતો અંદાજપત્રોના પ્રકાશન અલગ અલગ ક્ષેત્રમાટેની જોગવાઈઓ પણ આ મોબાઇલ એપમાં ઉપલબ્ધ થશે આ મોબાઇલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ગુજરાત બજેટ નામથી ડાઉનલોડ કરી શકાય

રાજ્ય યૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને મતગણતરી બીજી માર્યે હાથ ધરાશે સત્તાવાર યાદીમાં રાજ્ય ચૂંટણી પંચે શાંતિપૂર્ણ રીતે મતદાન અને સહયોગ બદલ મતદારો રાજકીય પક્ષોના કાર્યકરો ઉમેદવારો મીડિયા તથા ચૂંટણી કામગીરીમાં જોડાયેલા બધાજ અધિકારીઓ કર્મચારીઓ આભાર માન્યો છે

રાજ્ય યૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની યૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા માટે ગઈકાલની યૂંટણીમાં સલામતીની સઘન વ્યવસ્થા કરી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવા અપીલ કરી છે

તેમણે એમ પણ જણાવ્યું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઇ આડઅસર પણ નથી

રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે

તમામ રસી લીઘેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરીયાળ ગામો સુધી પહોંચી રહી છે તેમણે સરગવાની ખેતી કરી રહેલા પાટણ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત કામરાજ ભાઈ ચૌધરીના કામની પ્રશંસા કરી હતી કામરાજ ભાઈએ તેમના કામની નોંધ લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને બધા ખેડૂતોને સરગવાની ખેતી કરવા અપીલ કરી હતી